તેમણે વિદ્યાર્થી કાળમાં આ અંગે કરેલા આંદોલનો થાદ કર્યા હતા

તેઓ શાસક પક્ષ અને વિરોધપક્ષ વચ્ચે સંતુલન જાળવીને કામ કરે છે

દુકાનોમાં જરૂરી માલ સામગ્રીની વ્યવસ્થા કરી છે શાકભાજી રાંધણગેસ ઈંડા માસ વગેરેની ઘેર બેઠા મોબાઈલ વાન વ્યવસ્થા ગોઠવાઈ છે શ્રીનગરમાં વાહન વ્યવહાર સરળતાથી યાલી રહયો છે વિમાન વ્યવહાર બેંક એટીએમ બસ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલી રહથાં છે સરકાર દ્વારા કર્મચારીઓના પગાર યુકવાથા છે આરોગ્ય વ્યવસ્થા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ડોકટરો અને અર્ધતબીબી કર્મચારીઓની ફરજ ગોઠવવામાં આવી છે

લોકો જીવન જરૂરી ચીજાની ખરીદી માટે ઉમટયા છે

એક સંદેશામાં રાજયપાલે આશા દર્શાવી કે આ તહેવાર કૌમી સંવાદિતા ભાઈયારો અને સૌહાર્દની ભાવના જગાવે

ભાજપ અનુસુચિત જનજાતિ મોરયાના પ્રદેશ પ્રમુખ ચૌધરી હારૂનના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ નૃત્ય કર્યા અને મીઠાઈ વહેંચી હતી અમારા જમ્મુના સંવાદદાતા સાથેની વાતચીતમાં તેમણે દાયકાઓની ગુલામી દુર થઈ હોવાનો મત આપ્યો હતો આ માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો અને વિકાસના દરવાજા ખુલ્યા હોવાનું જણાવ્યું હતું

વિમાન મથકો અને ફજ ફાઉસ ખાતે પણ ખાસ હેલ્પ ડેસ્ક ઉભા કરાયા છે તથા ખાસ સુવિધાની જરૂર લાગે ત્યાં મેજીસ્ટ્રેટને પણ ફરજ સોંપવામાં આવી છે

રેલવે તંત્ર ધ્વારા ખાસ ટ્રેનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા હાલની દ્રેનમાં વધારાના ડબ્બા જાડવામાં આવ્યા છે ગઈ ત્રીજા ઓગષ્ટે અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને જમ્મુ કાશ્મીર છોડી જવા વહીવટી તંત્રે જણાવ્યું હતું

આજ માટે માત્ર બે જ મુસાફરોએ ટીકીટ કઢાવી હતી

આઈઆઈએમ કોલકત્તામાં વેપાર ઉદ્યોગ સંગઠનની બેઠકને સંબોધતા શ્રી અરોરાએ જણાવ્યું કે ચુંટણી પંચ અને રાજકીય પક્ષી વચ્ચે વર્ષોથી સ્વૈાય્છક રીતે આયાર સંહિતા પાળવામાં આવે છે તેમાં યુંટણી દરમિયાન કેટલીક બાબતો પર પ્રતિબંધક જાગવાઈ છે રાજકીય પક્ષો અને ઉમેદવારો યુંટણીની જાહેરાત થતાં જ આયાર સંહિતાનું પાલન કરે છે અને તે સમગ્ર યુંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી યાલે છે સામાજિક માધ્યમોનો પ્રભાવ કેવો છે તેવા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહયું કે યુંટણી દરમિયાન જાગૃતિ માટે તે મહત્વના છે શ્રી અરોરાએ ઈ વિજીલ એપનો પણ ઉલ્લેખ કર્યો અને તેનાથી લોકોને લાભ થયો હોવાનું જણાવ્યું હતું આ એપ અંગે બાવીસ દેશોના ચુંટણી અધિકારીઓએ પણ રસ લીધો છે

અંદાજે યાર લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું કૃષ્ણા નદીના અલમારી બંધમાંથી પાંચ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે

તેમની સાથે મુખ્યમંત્રી બી

યુદયુરપ્પા પણ હતા તેમણે રાહત અને બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે બેઠક થોજી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે બેલાગવીમાં વરસાદનું જાર ઘટયું છે પરંતુ બંધમાંથી પાણી છોડાતાં ઘણા વિસ્તારો ડુબમાં છે

પરીણામે રાહત અને બયાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

ટવીટર પર તેમણે જણાવ્યું કે તેઓ રાફત કામગીરી અંગે રાજયના અધિકારીઓ અને જીલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક પણ કરશે

રેલવે મંત્રાલયની થાદી અનુસાર તમામ જનરલ મેનેજરને આ અંગે સુયનાઓ આપવામાં આવી છે અને કોઈપણ યાર્જ લીધા વિના આંતરરાજ્ય રાહત સામગ્રી મોકલી આપવા જણાવ્યું છે તમામ સરકારી સંસ્થાઓ અને અન્ય એજન્સીઓ આ માટે નોંધણી કરાવી શકશે

ટવીટર પર રેલવે મંત્રી પિયુષ ગોયલે અપીલ કરી છે અને રાહત સામગ્રી અસરગ્રસ્તોને મોકલવા જણાવ્યું છે

પ્રથમ તબકકામાં ડાંગરના ભુંસાનો નિકાલ કરવાની વ્યવસ્થા વિચારવામાં આવી છે

જયશંકર આજે ચીનની ત્રણ દિવસની મુલાકાતે પહોચ્યા છે તેઓ બીજીંગમાં ચીનના વિદેશ મંત્રી અને અન્ય પદાધિકારીઓ સાથે બેઠક કરશે બેઠકમાં આ વર્ષે ચીનના રાષ્ટ્રપતિ સાથેની બીજી અનૌપયારિક ભારત યાત્રા અંગે પણ ચર્ચા થશે આવતીકાલે ભારત ચીન ફોરમ અંગે વિધિવત મંત્રણાઓ યોજાશે

મહિલાની ડબલ્સમાં અશ્વીની પોનપ્પા અને એન સિકકી રેડૃ બીજા ક્રમે રહ્યાં છે

ગયાના ખાતેની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી આજે ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કર્યુ છે

પ્રથમ ઓવરમાં ત્રીજા બોલે જ ધવન બે રને આઉટ થઈ ગથો હતો